પ્રધાનમંત્રી તરીકે બીજી મુદતમાં ચુંટાયા બાદ શ્રી મોદીની વિદેશની આ પ્રથમ મુલાકાત છે દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જજ્ઞાવ્યું છે કે પ્રધાનમંત્રીની આ મુલાકાત તાજેતરના બનાવોની સમીક્ષાની તેમજ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડશે

ડી પી માં આઠ ટકા અને નિકાસમાં બાવીસ ટકા ફાળો આપે છે અમદાવાદ ખાતે ચીન ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કોઓપરેશન કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા શ્રી રૂપાજ્ઞીએ ઉમેર્યું હતું કે ગુજરાત અને ગ્વાન્ગડોંગ પ્રાંત વચ્ચેની સીસ્ટર સ્ટેટ તરીકેની ભાગીદારી બંને દેશના અર્થતંત્રમાં ચાવીરૂપ પ્રદાન આપી રહી છે

ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદે કૂષિ મહોત્સવની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરતા જજ્ઞાવ્યું હતું કે તમામ તાલુકા મથકે સેમિનાર સફળ ખેડૂત સાથે વાર્તાલાપ તથા બિયારજ્ઞથી માંડી વેચાજ્ઞ સુધીના વિષય માટે તજજ્ઞ માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવાશે

જિલ્લાના પોલીસ મથકોમાં બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં માંડવી પોલીસ મથકના પીઅાઇ શ્રી અેમ જે જલુને ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં મુકવામાં અાવ્યા છે તો અે ડિવિઝન પોલીસ મથકના પીઅાઇ શ્રી અે

મહેતાની માંડવી પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે

ટી

જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દવારા પ્રાપ્ત વિગતો મુજબ આર ટી

જેમાં નિયમ મુજબ પ્રવેશ અપાશે

ભુજમાં તો જુન માસના વિતેલા દાયકાનું બીજું સર્વાધીક તાપમાન ગઈકાલે નોંધાયું હતું